અને જાપાન બેડમિન્ટન ઓપનમાં આજે ટોકિયોમાં પી વી સિંધુ અને એય એસ

આ બીલમાં સજામાં વધારો કરવાની જાગવાઈ છે આ ઉપરાંત બાળકો સાથે જાતિય શોષણનો ગુનો આચરનારાઓ સામે મૃત્યુ પર્યન્તની સજાનો પણ સમાવેશ થાય છે

તેમણે કહ્યું કે ગયા વર્ષે ગૃહમંત્રાલય દ્વારા જાતિય ગુનાઓનો રાષ્ટ્રીય ડેટાનો પણ આરંભ કરાયો છે

આ વિધેયકમાં ઈનસ્ટન્ટ દ્રીપલ તલાક એ ગુનો ગણવાની અને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડને પાત્ર ગણવાની જાગવાઈ છે આ બાબતમાં અગાઉ વટહ્કમ બહાર પડાથો હતો તેનું સ્થાન આ વિધેયક લેશે એનડીએ સરકારનો હેતુ સંસદના યાલુ સત્રમાં કેટલાક અગત્યના બીલો પસાર કરાવવાના છે

દેવા અને નાદારી કોડ સુધારણા વિધેયક પણ આજે ચર્ચા માટે અને પસાર કરવા માટેના એજન્ડામાં છે

નાયબ મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી જીશ્વુદેવ વર્માએ પત્રકારોને અગરતલામાં જણાવ્યું કે આ રકમ તાજેતરમાં ત્રિપુરા સ્ટેટ ઈલેક્ટ્રીસિટી કોર્પોરેશન લિમિટેડને મંજૂર કરાઈ હતી આ પહેલા રાજ્ય સરકારે એડીવી પાસે સહાયની માંગણી કરી હતી

વેસ્ટ ત્રિપુરા જિલ્લામાં રોખીયા પ્રોજેક્ટ આવેલો છે ગોમતી જિલ્લામાં ગોમતી પ્રોજેક્ટછે

ગત પાંચમી એ સંસદમાં કેન્દ્રિય અંદાજપત્ર રજૂ થયા બાદ આ પહેલી જીએસટી પરિષદની બેઠક છે આજની બેઠકમાં અન્ય મુદ્દાઓની સાથે ઇલેક્ટ્રીક વાહન સૌર ઊર્જા પ્રોજેક્ટ અને લોટરી ઉપરના જીએસટી દરોના વાજબીકરણ માટે દર ઘટાડવાના નિર્ણયની શક્યતા છે ગત બેઠકમાં જીએસટી પરિષદે વ્યવસાયોની નોંધણીમાં આધારના ઉપયોગને મંજુરી આપી હતી

પ્રધાનમંત્રીએ વિવિધ વિષયો ઉપર પોતાના વિયારો અને સૂચનો મોકલવા જણાવ્યું છે

અમેરિકા શાંતિ સંસ્થાનમાં બોલતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું શ્રી ખાન ત્રણ દિવસની અમેરિકાની સત્તાવાર મુલાકાતે છે

ભારત અને અફઘાનિસ્તાને અફઘાન તાલિબાન ફક્કાની નેટવર્ક જૈશ એ મોફમ્મદ લશ્કરે તૈયબા જેવા આતંકી જૂથો પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે

પ્રધાનમંત્રીએ હાલના ગૃહ સચિવ સાજિદ જાવેદને નાણામંત્રી પદનો હવાલો સંભાળવા જણાવ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી જાન્સનને બ્રિટનના પ્રધાનમંત્રી બનવા માટે અભિનંદન પાઠવ્યા છે એક ટ્વીટમાં શ્રી મોદીએ તેમની સફળતાની કામના કરી હતી તેમણે બધા ક્ષેત્રોમાં ભારત બ્રિટનની ભાગીદારોને વધુ મજબુત બનાવવા માટે શ્રી જાન્સન સાથે કામ કરવા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું

પૂણે પોલીસના વકીલે જણાવ્યું કે તેના સાથી રોના વિલ્સન અને સુરેન્દ્ર ગાડલીંગના લેપટોપમાંથી કેટલાક દસ્તાવેજ મળી આવ્યા છે જે દર્શાવે છે કે નવલખા અને તેના જૂથના લોકોના સંપર્ક હિઝબુલ મુજાહુદ્દીન આતંકવાદી સંગઠન સાથે હતાં

દરમિયાન ન્યાયમૂર્તિ રણજીત મોરેએ અને ભારતીય ડાંગરેની ખંડપીઠે નવલખાને બીજા હુકમ ન થાય ત્યાં સુધી ધરપકડ કરવામાંથી મુક્તી આપી છે

મદ્રાસ હાઈકોર્ટે આ મહિનાની પાંચમી તારીખે પેરોલ મંજુર કર્યા હતા તેની દિકરીના લગ્ન પ્રસંગે વ્યવસ્થા કરવાની હોવાથી આ પેરોલ માગ્યા હતા એક મહિનાનો લાંબો પેરોલ આપવાનો આ પ્રથમ કિસ્સો છે

સાતને ફાંસીની સજા ફરમાવાઈ હતી પરંતુ બાદમાં તેઓને આજીવન કેદમાં પરીવર્તિત કરવામાં આવી હતી

તામિલનાડુની કેબિનેટે આ લોકોને જલ્દી મુક્ત કરવા રાજ્યપાલને ભલામણ કરેલી છેતે અનિર્ણિત પડેલી છે નલીનીની દિકરી વેલોર જેલમાં જન્મી હતી અને તે યુકેમાં અભ્યાસ માટે ગઈ હતી

દાણુના વસાવ લાપડા વિસ્તારમાં એક મકાન પડી જવાથી એક મહિલાનું મરણ થયું હતું કદમે કહ્યું કે પાલઘરમાં ગઈકાલે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા